સર્વોચ્ય અદાલતે કોવીડ રાહત માટે સ્થાપિત પીએમ કેર્સ ફંડ હેઠળ એકત્રિત નાણાં

દેશભરમાં કોવીડથી સાજા થનાર દર્દીઓની સંખ્યા વીસ લાખથી વધુ થઇ

આ સંમેલનમાં નૌકાદળના અધ્યક્ષ કમાન્ડર ઇન ચીફ સાથે વર્ષ દરમિયાન કરાયેલી સંચાલન પ્રક્રિયાઓ સામાન લોજીસ્ટીક માનવ સંસાધન પ્રશિક્ષણ વહીવટી કાર્યોની સમીક્ષા કરશે તથા ભવિષ્યમાં લેવાનારા પગલાની ચર્ચા કરશે દેશની ઉત્તર સીમાપર થયેલી ઘટનાઓ તથા કોવીડના કારણે ઉભા થયેલા પડકારીના કારણે આ સંમેલન અત્યંત મહત્વપુર્ણ છે સૈન્ય બાતોના વિભાગ ડીએમએ અને ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ સીડીએસના નવા પદો બનાવ્યા બાદ નૌકાદળ કમાન્ડની આ પ્રથમ સંમેલન છે આ સંમેલનમાં સંયુકત માળખાના ઇષ્ટતમ ઉપયોગ સેનાની ત્રણેય પાંખો વચ્ચે તાલમેળ તથા સૈન્યની તૈયારી અને કાર્યકુશળતા વધારવા નૌકાદળનો કામગીરીનું પુનઃ ગઠન પર વિચાર કરાશે નૌકાદળ કમાન્ડર હિન પ્રશાંત ક્ષેત્રમાં વ્યાપક સુરક્ષાની જરૂરીયાત પર પણ ચર્ચા કરશે

ન્યાયાધીશ અશોક ભૂષણ આર સુભાષ રેડ્ડી અને એમ

શાહની ખંડપીઠે એમ પણ કહ્યું કે પીએમ કેર્સ ફંડમાં ફાળો એ ચેરિટેબલ ટ્રસ્ટનું ભંડીળ છે કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એનડીઆરએફને આપવામાં આવેલા યોગદાન પર કોઈ કાનૂની પ્રતિબંધ નથી બેંચે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે પીએમ કેર્સ ફંડ હેઠળ એકત્રિત કરવામાં આવેલા ભંડોળ એનડીઆરએફથી સંપૂર્ણપણે અલગ છે

દેશના વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણની આ પાંચમી આવૃત્તિ છે

પ્રધાનમંત્રી સ્વચ્છ ભારત શહેરી મિશન હેઠળ વિડીયો કોન્ફરન્સ દ્વારા પસંદ કરેલા લાભાર્થીઓ સ્વચ્છાગ્રહીઓ અને સફાઇકાર્મીઓ સાથે પણ વાતચીત કરશે

આ જૂથો સાથે કુલ સાત કરોડથી વધુ મહિલાઓને સાંકળવામાં આવી છે કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઇકાલે વીડિથો કોન્ફરન્સના માધ્યમથી દેશભરના રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશનોને સંબોધન કરતી વખતે આ માહિતી આપી તેમણે જણાવ્યું હતું કે દીન દયાળ અંત્યોદય યોજના અંતર્ગત ક્રષિ અને બિનક્રષિ ક્ષેત્રોમાં મહિલાઓને મદદ કરાઈ કરી છે

ફ્રષિ મંત્રાલયે જણાવ્યું કે કોવિડ રોગયાળાના લોક ડાઉન છતાં ભારતે વિશ્વની ખાદ્ય પુરવઠા શ્રેણીને ખલેલ ન પહોંચાડવાની કાળજી લીધી હતી અને નિકાસ યાલુ રાખી હતી

આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આત્મનિર્ભર કૃષિ અગ્રેસર છે નિકાસના પરિણામે ઉત્પાદકતામાં વધારો કરીને કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદનમાં વધારો થયો છે

ગઇકાલે એક જ દિવસમાં વિક્રમરૂપ નવ લાખથી વધુ કોવીડના પરીક્ષણ કરવામાં આવ્યા હતા

આ દર સમગ્ર વિશ્વના કોરોનાથી મૃત્યુદર કરતા ઘણો ઓછો છે

હાલ વિશ્વમાં બીજા નંબરનો સૌથી વધુ વસ્તીવાળો દેશ હોવા છતાં ભારત દર્દીઓની સંખ્યાની દ્રષ્ટીએ ત્રીજા સ્થાને હો મોદી સાવચેતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરીકોને કોવીડ રોગયાળા દરમિયાન ચોમાસામાં આવશ્યક સાવચેતી રાખવા અપીલ કરી છે તેમણે કહયું કે આ વાહક જન્ય રોગોની મોસમ છે માટે વધુ સાવધાની રાખવી જરૂરી છે શ્રી મોદીએ કહયું કે સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે અને અસરગ્રસ્ત લોકોની દેખભાળ કરી રહી છે

એર બબલ કોવીડ રોગયાળા દરમિયાન નિયમિત ઉડૃથનો બંધ હોવાથી અસ્થાયી કોમર્શીયલ હવાઇ ઉડ્ડાનો ચલાવવા માટેની સમજુતી છે જે અંતર્ગત સંબંધિત બે દેશોની વિમાની કંપનીઓ કેટલાક પ્રતિબંધો સાથે આંતરરાષ્ટ્રીય ઉડૃાનોનું સંચાલન કરી શકે છે નાગરીક ઉડૃથન મંત્રી હરદીપસિંહ પુરીએ કહયું કે શ્રીલંકા બાંગ્લાદેશ અફઘાનીસ્તાન નેપાળ અને ભુટાન સાથે પણ આ સમજુતી માટે પ્રસ્તાવ કરાયો છે જુલાઇમાં ભારતે અમેરીકા બ્રિટન ફ્રાંસ જર્મની યુએઇ કટાર અને માલદીવ સાથે એર બબલ સમજુતી કરી છે

પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોની સંયુકત ટીમે મળેલી બાતમી આધારે સબ્જર રાઠર નામના આતંકવાદીની ધરપકડ કરી હતી આતંકવાદી પાસેથી બે પિસ્તોલ કારતુસ કેટલાક હથિયાર દારૂગોળો તથા વાંધાજનક દસતાવેજ મળી આવ્યા છે

લેબનોન હત્યા સંયુક્ત રાષ્ટ્ર સમર્પિત અદાલતે લેબનોનના પૂર્વ પ્રધાનમંત્રી રફીક ફરીરીની હત્યા સંદર્ભે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાના એક સભ્યને આરોપી જાહેર કર્યો છે

આ હુમલામાં રફીક હરીરીનું મોત નિપજ્યું હતું જોકે સલીમ સાથેના સત્ય ત્રણ આરોપીઓને પુરાવાના અભાવે છોડી મુકાયા હતા રફીક હરીરીના પુત્ર અને પૂર્વ પ્રધાનમંત્રી સાદ હરીરી બે કહ્યું કે તેઓ ન્યાયતંત્રના યુકાદાનો સ્વીકાર કરે છે